નાણામંત્રી શ્રી પિયુષ ગોયલ લોકસભામાં આ અંદાજપત્ર રજૂ કરશે આગામી લોકસભાની ચૂંટણીઓને અનુલક્ષીને વચગાળાનું અંદાજપત્ર રજૂ કરાશે આમ છતાં વર્તમાન એનડીએ સરકારના આ અંતિમ અંદાજપત્ર હોવાથી વેપાર ઉદ્યોગ તેમજ સામાન્ય લોકો મોટી અપેક્ષા રાખી રહ્યા છે

ગોલ્ડ ચેનલ અને અન્ય ફિકવન્સીઓ પરથી સાંભળી શકાશે

એવી જ રીતે રાજધાની ચેનલ અને એફ

ત્યારબાદ નાણામંત્રી પિયુષ ગોયલ રેલવે અંદાજપત્ર સહિત સામાન્ય અંદાજપત્ર રજુ કરશે તેનું જીવન પ્રસારણ કરાશે

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો કરવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી છે આ વધારો પહેલી ફેબ્રુઆરી એટલે આજથી અમલી બનશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે સમગ્ર રાજ્યના બધા જ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો કરવામાં આવ્યો છે આ નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના સાડા ચાર લાખ પેન્શનરોને પણ મળશે

આ સત્રમાં બે દિવસની બે બેઠકો યોજાશે આમ કુલ સાત બેઠકોના આ ટૂંકા સત્રમાં ગુજરાતના ચાર મહિનાના લેખાનુદાન પસાર કરવામાં આવશે

જેમાં પ્રથમ દિવસે રાજ્યપાલ ઓ

કોહલી વિધાનસભામાં પ્રવચન આપશે ત્યારબાદ શોકદર્શક ઉલેખ્ખ રજુ કરવામાં આવશે તથા સરકારી વિધેયકો ઉપર ચર્ચા કરવામાં આવશે

નેફલ ઠક્કર શિક્ષણમંત્રી શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના સરકારના પ્રયાસોમાં સહકાર આપવાનો શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને વાલીઓને અને પ્રસાર માધ્યમોને અનુરોધ કર્યો છે

રાજ્યના શિક્ષકો દ્વારા કરાઈ રહેલા શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા શ્રી ચૂડાસમાએ શિક્ષણની ગુણવત્તા સુધારવા અત્યારસુધીમાં સરકારે લીધેલા વિવિધ પગલાંની વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એક ધીમી લાંબી અને સતત ચાલતી પ્રક્રિયા છે અને સૌની સહિયારી મેહનતના પરિણામ બહુ લાંબાગાળે જોવા મળે છે

કચ્છના માતાના મઢ કોટેશ્વર દયાવર લખપત સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો